કેન્દ્ર સરકારે છૂટાં કરેલા નાણાં વનીકરણ તથા વનના જતન માટે ઉપયોગમાં લેવા માટે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને માર્ગદર્શક રૂપરેખા આપી છે

ચંદ્રવદન પટ્ટણી ચેનની ચીલઝડપ રાજ્યમાં મહિલાને વધુ સુરક્ષા પુરી પાડવાના ભાગરૂપે મહિલાઓના મંગળસુત્ર ચેન અને કિંમતી ઘરેણા ખેંચી લેવાની ઘટનાઓ અંકુશમાં લેવા સરકાર કડક હાથે કામ લેશે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે ગાંધીનગર ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે સરકાર વટહુકમ બહાર પાડી મહિલાઓને વધુ સુરક્ષા પુરી પાડશે

તેમને કરાંચીથી લાહોર મોકલાયા હતા અને બાદમાં વાઘા સરહદે સોંપવામાં આવ્યા હતા પાકિસ્તાન વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય સ્વાતંત્ર્ય દિવસને અનુલક્ષીને કરવામાં આવ્યો છે

ગઇકાલે એવું નોંધાયું હતું કે પાકિસ્તાની દરિયામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતા ત્યાંના સત્તાવાળાઓએ તેમની ધરપકડ કરી હતી

કારોબારી અધ્યક્ષ ગાંધીધામ તાલુકા પંચાયતની કારોબારી અને સામાજિક ન્યાય સમિતિઓના નવા અધ્યક્ષોની વરણી કરવામાં આવી છે આજે તાલુકા પંચાયતની બેઠકમાં કારોબારી સમિતિના અધ્યક્ષપદે ડાહીબેન મહાદેવા હુંબલની વરણી થઈ હતી જ્યારે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષપદે પુરીબેન કરશન પરમારની પુનઃ વરણી કરવામાં આવી હતી

ચંદ્રવદન પટ્ટણી અબડાસાના ધારાસભ્ય અબડાસા તલોકામાં રાષ્ટ્રીય પક્ષી મોરના થતા મોતના પગલે અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને આગેવાનોએ આજુ ભુજમાં કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું ધારાસભ્યશ્રી જાડેજાએ અબડાસા તાલુકાના મોટી વમોટીની સીમમાં મોરના મૃત્યુ બદલ વનવિભાગ દ્વારા ઉભી કરાતી પવનચક્કીઓને કારણેભૂત ગણાવી વહીવટી તંત્ર એ માટે જવાબદાર હોવાના આક્ષેપો કર્યા હતા